પ્રાદેશિક સમાચાર બફલા પરમાર વાંચે છે જન સંપર્ક અભિયાન નાગરિકત્વ સુધારા ધારા અંગે સમર્થન આપવા માટે ભાજપ દ્વારા આજથી દસ દિવસીય જનસંપર્ક અભિયાન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નાગરિકત્ત્વ સુધારા ધારા માટે ટેકો મેળવવા માટે ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

દરમ્યાન દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે સાંસદ પુનમબેન માડમ દ્વારા ખંભાળીયા શહેર તેમજ તાલુકામાં નાગરિકતા કાયદાના સમર્થનામાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ નાગરિકતા કાયદા વિશે લોકોને સાચી માહિતી પ્રાપ્ત થાય તે ઉદ્દેશ સાથે શહેરમાં દુકાનો અને ઘરે ઘરે જઇ પત્રિકાનું વિતરણ કર્યું હતું અને નાગરિકતા કાયદા વિશે ભ્રામક વાતો કે અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું મેરેથોન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરાના નવલખી મેદાન ખાતે થી ઇન્ટરનેશનલ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું

આ પ્રસંગે શ્રી રૂપાણે જણાવ્યું હતું કે વડોદરા મેરેથીન હવે સામાજીક જાગૃતિ અને પ્રતિબધ્ધતાનું પ્રતિક બની ગઇ છે આ આયોજન વડોદરાના સાંસ્કૃતિક વારસાને વધુ ઉજવળ બનાવે છે તેવી લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી ગુજરાત વિધાનસભાના અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રમત ગમત રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ નર્મદા વિકાસ મંત્રી થોગેશ પટેલ ધારાસભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દોડમાં પ્રસ્થાનમાં મુખ્યમંત્રીશ્રીની સાથે જોડાયા હતા

તેમણે વિવિધ શ્રેણીઓની દોડને પ્રસ્થાન કરાવતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના ફસ્તે ઓલ્મપિક પેરા એથ્લીટ પદ્મશ્રી દિપા મલિકનું સન્માન કરવામાં આવ્યું હતું રાસાયણિક ખાતરનો જથ્થો રાજ્યમાં રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કુષિવિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે જરૂર જણાય વધુ યુરિયા ખાતરનો જથ્થો મેળવવામાં આવશે

તેમણે કહ્યું હતું કે હાલમાં મહેસાણા પાટણ સાબરકાંઠા અમદાવાદ અને આણંદ જીલ્લાના કેટલાક ચોક્ક્સ સ્થળોએ યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પ્રસિધ્ધ કરાયા છે

રાજ્યમાં ઓકટોબરનવેમ્બર દરમિયાન પડેલા ભારે વરસાદ અને માવઠાના પરિણામે ખેડૂતોના પાકને નુકશાન થયું હતું આ અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરગ્રામસેવકને અરજી કરવાની રહેશે જે ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરેલ હશે તેવા ખેડૂતોને જ કૃષિ સહાય પેકેજનો લાભ મળી શકશે

એફ

સી કોડ સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળુ ના વાંધા અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાતનામુ જોડવાનું રહેશે એક ખાતાદીઠ એક જ અરજી કરવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે

વાવાઝોડાંની આફત સમયે તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં રહેતા લોકોને આવા સમયે શૈક્ષણિક સંક્રલો અને ધર્મશાળા કે સમાજવાડીનો સફારો લેવો પડતો હોય છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેન્દ્ર સરકાર ના વિશેષ પ્રોજેક્ટ તળે કચ્છમાં પ સ્થળે મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર હોમ બનાવવાનો નિર્ણય લેવાયો છે પહેલાં ચરણમાં માંડવી મસ્કા ભારાપર મોટી ચિરઈ અને યુડવામાં શેલ્ટર હોમનું નિર્માણકાર્ય ઝડપભેર આગળ ધપી રહ્યું છે

જે અંતર્ગત સાપુતારા ખાતે તા

ડામોરના માર્ગદર્શન હેઠળ એક બેઠક યોજાઇ હતી જેમાં સબંધિત અધિકારીઓને પતંગ મહોત્સવ ભવ્ય રીતે યોજાય તે માટે સુયારૂ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું